ટવીટર પર પ્રધાનમંત્રીએ કહ્યું કે આ કાયદો પડોશી ત્રણ દેશમાં ધર્મના આધારે હેરાનગતિ પામતા લોકોને નાગરિકત્વ આપવા માટે છે અને નહીં કે નાગરિકત્વ લઇ લેવા માટે પ્રધાનમંત્રીએ સાધગુરુના વીડીયોમાં અપાયેલી માહિતીને આવકારી અને કહ્યું કે તેમાં ઐતિહાસિક અને સાંસ્કૃતિક પાસાં આવરી લેવાયાં છે અને સ્થાપિત હીત દ્વારા ફેલાવાતી ખોટી માહિતી અંગે પણ સ્પષ્ટતા કરી છે

આજે નવી દિલ્હીમાં રેલવે બોર્ડના અધ્યક્ષ વિનોદક્રમાર યાદવે જણાવ્યું કે આગ અને હિંસા માટે જવાબદાર પાસેથી આ રકમ વસુલ કરવામાં આવશે તેમણે કહ્યું કે રાજ્ય સરકારના સહયોગથી રેલવે પોલીસદળ અપરાધીઓને ઓળખી કાઢશે

શનિવારે લોંગ અપલેન્ડ ખાતે પણ ભારતીય સમુદાય દ્વારા રેલી યોજવામાં આવી હતી અમેરિકન ઇન્ડિયા પબ્લીક અફેર્સ સમિતિના અધ્યક્ષ જગદીશ સાહનીએ કહ્યું કે આ ઐતિહાસિક નિર્ણય છે

તેમાં નેશનલ કોન્ફરન્સના ભૂતપૂર્વ ધારાસભ્યો ગુલામનબી ભાટ અને ઇશફાક જબ્બાર ભૂતપૂર્વ મંત્રી ઝહ્ર અહેમદ મીર પીપલ્સ ડેમોકેટીક પાર્ટીના બશીર અહેમદ મીર તથા ભૂતપૂર્વ ધારાસભ્ય યાસીર રેશીને છોડી મૂકાયા છે

શ્રી જાવડેકરે કહ્યું છે કે છેલ્લા બે વર્ષોમાં દેશના કાર્બન ભંડારમાં ચાર કરોડ વીસ લાખ ટનથી વધુનો વધારો થયો છે ભારત પેરિસ જળવાયુ સમજૂતી કરારનાં લક્ષ્યને હાંસલ કરવાના પથ ઉપર આગળ છે અહેવાલ મુજબ કર્ણાટકમાં સૌથી વધુ વન ક્ષેત્રનો વિસ્તાર થયો છે તેના પછી આંધ્રપ્રદેશ અને કેરળનું સ્થાન આવે છે પૂર્વોત્તરમાં આસામ તથા ત્રિપુરાને બાદ કરતા તમામ રાજ્યોમાં વન ક્ષેત્રમાં ઘટાડો થયો છે

આ કેસમાં જમ્મુ કાશ્મીરના નાગરિક ના હોય તેવા લોકોને નિયમ ભંગ કરીને લાંચ લઇને લાયસન્સ અપાયાના આરોપ છે

તિરૂવનંતપુરમ ખાતે સાંઇ ગ્રામમાં શ્રી સત્ય સાંઇ અનાથાલયની રજત જયંતિનિ ઉજવણી પ્રસંગે બોલતાં તેમણે કહ્યું કે આપણે આપણી સંસ્કૃતિ અને પર્યાવરણની જાળવણી સાથે ભાવિ ઘડવાનું છે

શ્રી નાયડુએ બધાને જાતિ અને વર્ગના આધારે બધા ભેદભાવથી દૂર રહેવાના નારાયણ ગુરૂનાં ઉપદેશોનું પાલન અને અભ્યાસ કરવાની અપીલ કરી હતી બાદમાં તેમણે નાલનચીરા ખાતે રાષ્ટ્રીય બાળ વિજ્ઞાન કોંગ્રેસને ખુલ્લી મુકી હતી

પાણી અને સ્વચ્છતા ઉર્જા ઉદ્યોગો જેવા ક્ષેત્રોમાં સારી કામગીરીના કારણે આ સુધારો જોવા મળ્યો છે કેરળ હિમાચલપ્રદેશ આંધ્રપ્રદેશ તમીળનાડુ અને તેલંગણા આ યાદીમાં ટોચ પર છે નીતિપંયના ઉપાધ્યક્ષ ડોક્ટર રાજીવ કુમારે નવી દિલ્હીમાં આ યાદી જાહેર કરી હતી

પોષણ તથા જાતીગત સમાનતાના મુદ્દે હજી સુધારા થયા નથી ગરીબી શિક્ષણ અને આરોગ્યક્ષેત્રે વધુ સુધારાની ક્ષમતા છે નીતિ આયોગ દ્વારા ડેશબોર્ડ શરૂ કરાયું છે

આ ઉપરાંત ઉત્તરપ્રદેશ ઓડીશા સિક્કીમની સ્થિતિમાં ઘણો સુધારો થયો છે

એક નિવેદનમાં જણાવ્યું છે કે પ્રિયંકા ગાંધીએ કોઇ પણ જાણકારી વિના નિર્ધારીત ન હોય તે પ્રકારની યાત્રા ગોઠવી પરિણામે આગોતરી વ્યવસ્થા થઇ શકી નહોતી આ ઉપરાંત પ્રવાસમાં તેમણે ગોળીબાર સુરક્ષા ન હોય તેવા વાહનનો ઉપયોગ કર્યો અને વ્યક્તિગત સુરક્ષા અધિકારીની પણ અવગણના કરી હતી

તેઓ કેન્સરની બિમારીથી પિડીત હતાં તેમનો પાર્થિવ શરીર આજે વિમાનથી ગૌહત્તી લાવવામાં આવશે જ્યાંથી તેમના શબને સડક માર્ગે દિમાપુર લઇ જવામાં આવશે તેમના અંતિમ સંસ્કાર રાજકીય સન્માનની સાથે આવતીકાલે કરાશે નાગાલેન્ડના ડેમોક્રેટિક પ્રોગેસિવ પાર્ટીના નેતા વિખો ઓ યુશુ ગયા માર્ચ મહિનામાં વિધાનસભાના અધ્યક્ષ તરીકે ચૂંટાઇ આવ્યા હતા તેમના સન્માનમાં રાજ્ય સરકારે ત્રણ દિવસનો રાષ્ટ્રીય શોકની જાહેરાત કરી છે

રીઝર્વ બેન્કે રેપોરેટને એક્ષ્ટર્નર બેન્યમાર્ક રેટ તરીકે સ્વીકાર્યા છે આ નવા દર પહેલી જાન્યુઆરીથી લાગુ કરાયો છે

હરિયાણા સરકારે તીવ્ર ઠંડીને કારણે શાળાઓ બે દિવસ માટે બંધ રાખવાનો નિર્ણય લીધો છે આ પ્રદેશમાં રેલ વાહન વ્યવહાર અને વિમાન સેવા ધુમ્મસને કારણે અસર પામી છે દિલ્ફીમાં પણ આજે સવારે ધુમ્મસ છવાયું હતું

જમ્મુ કાશ્મીર અને શ્રીનગરમાં મોસમની સૌથી વધુ ઠંડી રાત્રે નોંધાઈ હતી અને દાલ સરોવર થીજી ગયું હતું

હવામાન વિભાગે કાશ્મીરમાં વરસાદ અને બરફવર્ષાની આગાહી કરી છે હિમાચલ પ્રદેશમાં પણ નવા વર્ષની પૂર્વ સંધ્યાએ બરફવર્ષાની આગાહી કરવામાં આવી છે રાજસ્થાનમાં તીવ્ર ઠંડી અને ધુમ્મસને કારણે સામાન્ય જનજીવન અસર પામ્યું છે આ વર્ષે ઠંડીએ નવા વિક્રમ સ્થાપ્યા છે પરિણામે હવાઇ સેવાઓ રેલવે અને માર્ગ સેવાઓને અસર થઇ છે

શ્રીલંકાના પ્રવાસન અને વિમાન બાબતોના મંત્રી પ્રસન્ના રણતુંગાએ જણાવ્યું કે સ્થાનિક વિમાનમથક વિકસાવવામાં ભારતે સંપૂર્ણ ટેકો આપ્યો છે અને આ અંગે ભારતના ઉચ્ચ કમિશનર તરણજીતસિંહ સિંધુ સાથે ચર્ચા થઇ છે અને ભારત બત્તીકલોઓ સુધી હવાઇ સેવાનું વિસ્તરણ કરવા માંગે છે

માહિતી અને સંદેશાવ્યવહાર ટેકનોલોજી મંત્રાલયની કોલંબોમાં યોજાએલી બેઠકમાં તેમણે કહ્યું કે તેના કારણે સમય મહેનત અને નાણાંની બચત થશે